પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કારણે મૃત્યુ પામનારની સંખ્યા અને દરમાં નોંધપાત્ર ઘટાડો કોરોનાનો ફેલાવો રોકવા આવતીકાલથી રાજ્યનાં અનેક માર્કેટયાર્ડો દ્વારા સ્વયંભૂ બંધ પાળવાનો અથવા વેપારનો સમય ઘટાડવાનો નિર્ણય સાવચેતીનાં પગલાં છતાં ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાના નવા કેસો મળવાનું યથાવત રહ્યું અમરેલી જિલ્લાના સવાઇબેટ પર કોઇના પણ રાત્રિ રોકાણ પર મૂકાયો પ્રતિબંધ મંગળવારથી શરૂ થઇ રહેલા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવાલયોમાં ખાસ

કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે આજે આ માહિતી આપતાં જણાવ્યું કે કોરોનાની બિમારીથી મૃત્યુ પામનારાનો દર ભારતમાં સમગ્ર દુનિયા કરતાં સૌથી ઓછો છે મંત્રાલયે આ દર ઘટવા પાછળ કોરોનાગ્રસ્ત વિસ્તારનું અસરકારક નિયંત્રણ મોટી સંખ્યામાં શંકાસ્પદ દર્દીઓના નમૂનાની તપાસ ચેપગ્રસ્ત દર્દીની વેળાસર સારવાર જેવાં કારણોને જવાબદાર ગણાવ્યાં હતાં

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની આ અપીલને ભાવનગર શહેર અને જિલ્લાના જુદા જુદા વેપારી એસોસિયેશનોએ સહમતી આપી છે

આંતરરાજ્ય ઉપરાંત અમદાવાદ વડોદરા અને સુરત શહેર તરફથી આવતા વાહનો અને મુસાફરોનું સ્કીનિંગ કરી જૂનાગઢમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે જિલ્લા કલેકટર ડો સૌરભ પારધીએ એક આદેશમાં જણાવ્યું છે કે તાવ શરદી જેવા લક્ષણો ધરાવતા મુસાફરોને યૌદ દિવસ ઘરમાં કોરોન્ટાઇન રહેવું પડશે

આ સાથે શહેરમાં કોરોના કેસની કુલ સંખ્યા છસ્સો ઉપર પહોંચી ગઈ છે

ત્રણે દર્દીઓને રાજપીપલા કોવિડમાં ખસેડાયા છે

અને જાહેરમાં માસ્ક નહિ પહેરનારાને દંડ ફટકાર્યો હતો તેમજ વેપારીઓ અને રાહદારીઓને સોશિયલ ડિસ્ટન્સીંગનું યુસ્તપણે પાલન કરવા ચેતવણી અપાઇ હતી

તેમાં કોરોના સંક્રમણને અટકાવવા લેવાયેલા પગલાંની સાથે જાહેર સ્થળોમાં સેનેટાઈઝેશનની કામગીરી હોસ્પિટલમાં બેડની સંખ્યા પ્રાઈવેટ હોસ્પિટલમાં ઉપલબ્ધ બેડની વિગતો વેન્ટિલેટર તથા ઓક્સિજન પર રહેલા દર્દીઓની વિગતો ચેક પોસ્ટ ધન્વંતરી આરોગ્ય રથની કામગીરી બાબતે માહિતી આપવામાં આવી હતી રાજયના નાણાં વિભાગના સચિવ અને તાપીના પ્રભારી મિલિંદ તોરવણેનાં અધ્યક્ષપદે યોજાયેલી આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે જિલ્લામાં હાલમાં સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થતા આગોતરી તૈયારીના ભાગરૂપે આવશ્યક દવાઓ સાધનો સ્ટાફ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે

આ ઉપરાંત અહીં દરગાહમાં આવતા દરેક યાત્રાળુની નોંધ રાખવા તથા સીસીટીવી કેમેરા લગાવવા પણ આદેશ કર્યો છે

સરકારે આ અંગે જિલ્લા કલેકટરોને જરૂરી સૂચના બહાર પાડવા કહ્યું છે તે અનુસાર લોકોએ મંદિરમાં માત્ર વ્યક્તિગત રીતે જ દર્શન કરવા એટલે કે સામૂહિક પ્રાર્થના કે પઠન નહી કરવાં પાંસઠ વર્ષથી ઉપરની વ્યક્તિ અન્ય બીમારીવાળા સગર્ભા સ્ત્રીઓ કે શારીરિક રીતે સ્વસ્થ ન હોય તેવી વ્યક્તિઓ પોતાની જવાબદારી સમજી ધાર્મિક સ્થળો પર ના આવવા અપીલ કરાઇ છે

ધાર્મિક સ્થળોએ જતાં પહેલા હાથ સેનેટઈઝ કરીને જવા અને ધાર્મિક સ્થળે પણ સેનેટઇઝરની તથા થર્મલ સ્કીનીંગની વ્યવસ્થા રાખવા સૂચના અપાઈ છે કન્ટેન્ટમેંટ ઝોનમાં આવેલા ધાર્મિકઉપાસનાના સ્થળો બંધ રાખવાના રહેશે

આ ઉપરાંત રેલીંગ ઘંટ દાનપેટી વિગેરે વારંવાર સેનીટાઇઝ કરવા જોઇએ અથવા શક્ય હોઇ ત્યાં સુધી ઉપયોગ કરવાનું ટાળવું જોઇએ ચહેરાને ઢાંકીનેમાસ્કનો ઉપયોગ કરીને આવનાર દર્શનાર્થીઓને જ પ્રવેશ આપવો જોઇએ

ડભોઇ તાલુકાના નર્મદા કિનારે આવેલા તીર્થક્ષેત્ર કરનાળીના પ્રસિદ્ધ કુબેરેશ્વર મહાદેવ મંદિરે ગુજરાત સહિત પર પ્રાંતમાંથી લાખો શ્રદ્ધાળ્ઓ દાદાના દર્શનાર્થે આવતા હોય છે પરંતુ કોરોના મહામારીને અનુલક્ષી લોકડાઉનની સ્થિતિમાં મંદિર બંધ રહેતા અનેક શ્રદ્ધાળુઓ અમાસના દર્શનથી દૂર રહ્યા હતા કોરોના મહામારીને અનુલક્ષી તેમજ શ્રાવણ માસના શુભારંભ પૂર્વે કરનાળી ગામમાં વિશેષરૂપે યોજાતો મેળો સાવયેતી તેમજ સરકારની માર્ગદર્શિકા અનુસાર બંધ રાખવામાં આવ્યો છે

જેનાથી કપાસના પાકને ભારે નુકસાન થતાં ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે ગુલાબી ઇયળ મહૃદઅંશે કપાસનાં અગોતરા વાવેતરમાં ફલ અવસ્થાએ નુક્શાન કરતી જોવા મળે છે આ જીવાતનું નુક્શાન બહારથી ઓળખવું મુશ્કેલ હોય છે આ વર્ષે વરસાદ પછી કપાસના પાકમાં ગુલાબી ઈયળ દેખાવા લાગી છે

દરરોજ સવારે ફેરોમોન ટ્રેપમાં પકડાયેલ કુદાંની સંખ્યાની ગણતરી કરવી અને તેનો નાશ કરવો